પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ ટ્રસ્ટ નિમાયું છે

શીતલવૈશ્નવ બેરોજગારીની સમસ્યા એ વર્તમાન સરકાર સામે સૌથી મોટી પડકાર સમાન છે ત્યારે કેન્દ્ર સરકારે યુવાનો માટે મેગા જોબ પ્રોગ્રામ શરુ કરવાની ક્યાવત કરી છે

શીતલવૈશ્નવ ગ્રામીણ ડાક સેવકો હડતાલ કચ્છ જિલ્લાના તમામ ગ્રામીણ ડાક સેવકોની આજથી શરૂ થતી અચોક્કસ મુદતની ફડતાળ બાબતે અગત્યની બેઠક માધાપર ખાતે યોજાઇ ફતી કચ્છ જિલ્લાના તમામ ગ્રામીણ ડાક સેવકોએ એક જ અવાજે સરકાર તથા વિભાગ તરફથી થઇ રફેલા સતત અન્યાય સામે સીએચ કયુ ન્યુ દિલ્ફી અને સર્કલ ગુજરાત તરફથી મળેલા આદેશ મુજબ તા

તથા ગૌ સેવા તથા માનવસેવાની પ્ર્વુંતિઓ દેશભરમાં ચાલી રહ્યી છે સંકુલની ધર્મપ્રિય જ્સ્નતા સેવા સંસ્થાઓ અને યુવાનો તથા સમસ્ત જ્ઞાતિસમૂહોને તેમની દિવ્ય વાણીમાં ગીતા સત્સંગનો લાભ લેવા અનુરોધ કર્યો છે